ભારત નેપાળ સરહદે પેટ્રોલીયમ પાઇપલાઇનનો આરંભ

પ્રધાનમંત્રી આ પ્રસંગે રાષ્ટ્રીય કૃત્રિમ વીર્યદાન કાર્યક્રમ પણ ખુલ્લો મુકશે તેઓ પશુ વિજ્ઞાન અને આરોગ્ય મેળાઓની મુલાકાત લેશે તથા બાબુગઢ વીર્યદાન કેન્દ્રનો આરંભ કરશે

તે જમ્મુ કાશ્મીર અને લદાખના નાગરીકોને લાગુ પડે છે જીનીવામાં મળેલી રાષ્ટ્રસંઘ માનવ અધિકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પુર્વ બાબતોના સચિવ વિજય ઠાકુરસિંહે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહયું કે આ સુધારાઓને સંસદે મંજુરી આપી છે અને તે દેશની આંતરિક બાબત છે તેમાં બાહ્ય દખલ ચલાવી લેવાય નફી તેમણે કહયું કે સરહદ પારના ત્રાસવાદની ધમકીઓના કારણે સલામતી જાળવવા હંગામી પગલાં લેવાયા છે હાલ મુળભુત સેવાઓ નાગરીક પુરવઠો અને સંદેશા વ્યવહાર સહિત સંસ્થાઓ કામ કરી રહી છે પ્રતિબંધો હળવા કરાઈ રહયાં છે તેમણે ત્રાસવાદ અને તેનું સમર્થન કરતા બળો સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમુદાય એકજુથ બને તેની પર ભાર મુકથો હતો ભારતે જણાવ્યું કે ત્રાસવાદ એ જનજીવનની સલામતી માટે મોટો પડકાર છે અને તેનાથી ભય અને અનિશ્ચિતતા ફેલાવી નિર્દોષ લોકોના જીવનનો ભોગ લેવાય છે

જમ્મુમાં અખબારો સાથેની વાતયીત દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુકાશ્મીરના નાગરિકો માટે તેનું ઘણું મહત્વ છે રાજયનો ઔદ્યોગિક વિકાસ રોજગારી સર્જન અને આરોગ્યક્ષેત્રે સુધારાઓ આવશે લોકોને ચોક્કસ પરિવારના શાસનમાંથી મુક્તિ મળશે ડોકટર જીતેન્દ્રસિંહે કહ્યું કે સામાન્ય માણસ આ નિર્ણયથી ખુશ છે હાલ પ્રાદેશિક અસમાનતા નથી બંને પ્રદેશોનો એક સરખો વિકાસ થાશે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પરિહ્યથતિ સામાન્ય થાય ત્યારે ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાશે

અબુધાબીમા એશિયા ઉર્જા મત્રી પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે ઉર્જા ક્ષમતા માટે મુડી અને ટેકનોલોજી મેળવવા માટે માથાદીઠ આવક અને માથાદીઠ ઉર્જા વપરાશ કરતા દેશોને મહત્વ મળવું જાઈએ તેમણે દ્વિપક્ષી પ્રાદેશિક અને બહુસ્તરીય સંબંધો દ્વારા ઉર્જા સલામતિ પર ભાર મુકયો શ્રી પ્રધાને અન્ય દેશોના ઉર્જા મંત્રીઓ સાથે દ્વિપક્ષી બેઠક પણ યોજી હતી

તેમાં પાંચ જણાની હ્ય્થિતિ ગંભીર છે એક જાહેર કાર્યક્રમ જાવા એકઠા થયેલા લોકો પર દીવાલ તુટી પડતાં આ દુર્ધટના થઈ હતી ઘવાયેલાઓને કુર્નુલ જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

નીચલા ગૃહમાં સરકારે સરળતાથી બહ્મતિ મેળવી છે

વિદેશમંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો અંતરંગ ભાગ છે અને પાકિસ્તાન ફસ્તકના ભારતીય પ્રદેશમાં બંધાઇ રહેલા ચીન પાકિસ્તાન આર્થિક પથ અંગે ભારતે વાંધો લીધો છે તેમણે કહ્યું કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં યથાવત હિશ્થતિમાં ફેરફારનો ભારત વિરોધ કરે છે એ એવા કોઇપણ પગલાં અટકાવવાની માગણી કરી છે

જયશંકર ગઈકાલે સીંગાપોરના નાયબ પ્રધાનમંત્રી હેંગ સ્વી કીટને મળ્યા હતા અને નુતન ભારતની રચનામાં દ્વિપક્ષી સંબંધો અંગે યર્ચા કરી હતી શ્રી જયશંકરે ટવીટર પર જણાવ્યું કે ભારત સિંગાપોર સંબંધોમાં વધુ તક અંગે યર્ચા થઈ હતી શ્રી જયશંકરે સિંગાપોરના પ્રધાનમંત્રી લી હસીએન લુંગને મળીને દ્વિપક્ષી તથા આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે ચર્યા કરી હતી

તેમણે વિવિધ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બને તેવી આશા વ્યકત કરી છે આજે ભારત નેપાળ સરહદે નેપાળના પ્રધાનમંત્રી સાથે વીડીયો કોન્ફરન્સથી મોતીહારી અમલકગંજ પેટ્રોલિયમ પાઇપલાઇનનો આરંભ કરતાં તેમણે આ મુજબ જણાવ્યું તેમણે નિશ્ચિત સમયમર્યાદામાં પાઇપલાઇન તૈયાર કરવા બદલ નેપાળના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે બંને દેશોએ દ્વિપક્ષી પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને પાંચ વર્ષમાં ઝડપી પરિણામો મળ્યાં છે આ પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રીએ ભારત સરકારનો આભાર માન્યો હતો

ટવીટર પરથી ટ્રમ્પે જણાવ્યું કે આ અંગે તેમને જણાવવામાં આવ્યું છે દરમિયાન શ્રી બોલ્ટને કહ્યું કે અગાઉ તેમણે રાજીનામા માટે દરખાસ્ત મુકી હતી તાલીબાન નેતાઓ સાથે મંત્રણા અંગે મતભેદોના કારણે તેમણે રાજીનામું આપ્યું છે આ અગાઉ તેઓ રોનલ્ડ રેગન અને જ્યોર્જ બુશના સમયમાં ન્યાય અને વિદેશ મંત્રાલયમાં હતા

તેમાં પાકિસ્તાનનું તહેરીકે તાલીબાન જુથ પણ છે વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ અને નાણાં મંત્રી નુચીને જણાવ્યું કે અગીયાર સંગઠનોના ઘણા ત્રાસવાદીઓની યાદી છે તેમાં ઈરાનની કુડ ફોર્સ હમાસ આઈએસઆઈએસ અલ કાયદા વગેરેનો સમાવેશ થાય છે તેમણે કહ્યું કે આ નવા આદેશ અનુસાર વહીવટી તંત્ર ત્રાસવાદી નેતાઓ અને સંગઠનોની સામે કાર્યવાહીની સત્તા મળે છે

આ અંગેનો વીડીયો પણ બહાર પાડવામાં આવ્યો છે